વાવાઝીડાની અસર હોઈ આજે રાતથી આવતીકાલે બપોર સુધીમાં જીલ્લાના ઘણા ભાગમાં ભારેથી માધ્યમ વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

માંડવીના દરિયામાં કરંટની અસર જોવા મળે છે અને મોજા ઉછળી રહ્યા હોવાનું જોવા મળે છે વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા વહીવટી તંત્રે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે

ડી આર એફની પાંચ અને સીમા સુરક્ષા દળની બે ટીમો ને માંડવી અને નળિયા ખાતે તૈયાર રાખવામાં આવી છે ફજી સુધી કોઈ સ્થળેથી લોકોનું સ્થળાંતર કરાયું નથી પરંતુ જરૂર પડવે સ્થળાંતર માટે તંત્રે તૈયારી કરી લીધી છે અને કામચલાઉ આશ્રય સ્થાનો ઉભા કરવા આયોજન થઇ રહ્યું છે

આજે વહેલી સવારેથી પવનની સાથે વરસાદી ઝાપટાની શરૂઆત થઇ હતી ભુજ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ઝાપટું થયું હતું એ પછી બપોર બાદ વરસાદી ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકબ્યા હતા કંડલા ગાંધીધામ અંજાર ભયાઉ ના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી છે માંડવી તાલુકાના ગઢશીશામાં પણ ભારે ઝાપટાથી પાણી વહી નીકબ્યા હતા

જીલ્લાનો મુખ્ય કાર્યક્રમ ભુજના આર

વરસાણી કુમાર વિદ્યાલયના મેદાનમાં યોજાશે જેમાં રાજ્યના અને જીલ્લાના અગ્રણીઓ જોડાશે આ ઉપરાંત અન્ય ચાર સ્થળે થોગના કાર્યક્રમો જીલ્લા સ્તરે થોજાશે જેમાં ભુજની સંસ્કાર સ્ક્રલ ઓલ્ફેડ ફાઇસ્ક્રલ મિરઝાપરની સ્વામીનારાથણ કન્યા વિદ્યાલય અને ભુજની સ્વામીનારાયણ વિદ્યાલયનો સમાવેશ થાય છે તેવી જ રીતે તાલુકા સ્તરે બે સ્થળોએ યોગ કરાવાશે ચંદ્રવદન પદ્ટણી કૃષિ મહોત્સવ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં વિવિધ તાલુકાઓમાં આજે કૃષિ મહોત્સવ યોજાયા હતા

તેમણે જીલ્લામાં વિવિધ ખેતપેદાશોની દેશ વિદેશમાં થતી નિકાસ ને ગૌરવરૂપ ગણાવી હતી તેમેને ખેડૂતો ને સજીવ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો

ભુજ ગાંધીધામ અને અન્ય સ્થળોએ તબીબોએ ધરણા થોજી વિરોધ દર્શાવ્યો હતો

અને દર્દીઓની ભીડ જામી હતી

આ પ્રસંગે બોલતા તેમને જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સંસ્કાર અને દેશની સંસ્કૃતિ ના જ્ઞાન દર્શનના સમન્વયથી આદર્શ ભાવીપેઢીનું નિર્માણ કરવા જણાવ્યું હતું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે શિક્ષણનું વ્યાપારીકરણ ન થાય તેમ જણાવી સેવાનું માધ્યમ બનાવા આહવાન કર્યું હતું